ચૂંટણીપંચનું માનવું છે કે આ પ્રકારની જાહેરાતની ચૂંટણી પ્રક્રિયા ઉપર અસર થતી હોય છે પંચે વધુમાં જજ્ઞાવ્યું છે કે આ પ્રકારની જાહેરાતોને મંજુરીના પ્રમાજ઼પત્રો આપવા રાજ્ય તથા જિલ્લા કક્ષાઓએ પ્રસારણ પ્રમાણપત્ર અને દેખરેખ સમિતિ એમ સી

સી ને સતર્ક કરાઇ છે ચૂંટણી પંચે આ મુદ્દે બધા જ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર પાઠવીને સંબંધીતોને સૂચના આપવા નિર્દેશ આપ્યો છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે ઇન્ટરનેટ આધારિત સંસ્થાઓએ પણ ઓનલાઇન ચૂંટણી પ્રચાર માટે સ્વેચ્છાએ ધારા ધોરણોનો અમલ કરવાનો નિર્ણય લીધો છે

ગાંધીધામના રેણુ સોગાને આ પરીક્ષામાં યારસો સત્યાવીસ રેંક મેળવીને કચ્છનું ગૌરવ વધાર્યુ છે તેમણે રેલ્વેની કેન્દ્રીય વિધાલય અને ઈફકોની કેવી સ્કુલમાં અભ્યાસ કર્યા પછી તોલાણી કોલેજમાં ઉચ્ય અભ્યાસ કર્યો હતો

પી એસ સીમાં વૈકલ્પિક વિષય તરીકે સમાજશાસ્ત્ર રાખ્યુ હતું

પી એસ સી પરીક્ષા પાસ કરતા તેઓ આઈ એ એસ માટે પસંદગી પામ્યા છે

કચ્છ લોકસભા કચ્છ લોક સભાની ચુંટણી માટે ચૌદ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા

આવતી કાલે સોમવારે ઉમેદવારીપત્ર પાછા ખેંયવાનો અંતિમ દિવસ હોતાં કચ્છની બેઠક પર ખરેખર કેટલા ઉમેદવારો યુંટણી લડશે તેનું ચિત્ર કાલે સાંજે સ્પષ્ટ થઈ જશે કચ્છ બેઠક માટે ભાજપ અને કોગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી હિન્દુસ્તાન નિર્માણ દળ સહીતના પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે

પુરવણીયાદીની પ્રસિધ્ધી સાથેજ મતદારોનો આખરી આંકડી સ્પષ્ટ થયો છે

જયદિપ વૈષ્ણવ ગાંધીધામ ભાગલપુર ટ્રેન ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા ગાંધીધામથી ભાગલપુર વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક સમર હોલિડે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

સેકન્ડ એસી થર્ડ એસી સ્લીપર તથા જનરલ કોય ધરાવતી આ ટ્રેનનું રિઝર્વેશન આજથી શરૂ કરાયુ છે જયદિપ વૈષ્ણવ ગૌવંશ બચાવ અભિયાન ભુજમાં કચ્છી લોહાણા વિશ્વમંચ મુંબઈ દ્વારા ગઇકાલે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પશ્ચિમ કચ્છ ગૌવંશ બચાવ અભિયાનનો પ્રારંભ કરાયો હતો

અભિયાન અંતર્ગત વિશ્વમંચ લોહાણા મહાજન તરફથી રાતાતળાવ પાંજરાપોળને શેડ બનાવવા પાંચ લાખ અગિયાર ફજાર રૂપિયાનો ચેક અર્પણ કરાશે

પી એલ બેંગલુરૂ ખાતે રમાઈ રહેલી આઈ પી